પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે રાષ્ટ્રી ાય સ્વચ્છતા કેન્ નું ઉદ્દઘાટન કર્યું સ્વચ્છ ભારત અભિયાનથી કોરોના સામેની લડતમાં મદદ મળી હોવાનું જણાવ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વીડીયો કોન્ફરન્સના માધ્યમથી કૃષિ આંતરમાળખાકીય ભંડોળ હેઠળ એક લાખ કરોડ રૂપિયાની નાણાકીય સુવિધાનો પ્રારંભ કરાવશે

કેનૂએ રાજ્ય સરકારોને મૃત્યુદર ઘટાડવા તમામ પ્રયાસો પર ધ્યાન કેન્રિમાત કરવા જણાવ્યું

તેમણે કહ્યું કે આ અભિયાનનો પ્રભાવ દેશના ગરીબ લોકોની જીંદગી પર સ્પષ્ટરૃપે જોઇ શકાય છે આજે સાંજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રનું ઉદ્દઘાટન કર્યા બાદ શ્રી મોદીએ કહ્યું કે સ્વચ્છ ભારત અભિયાન દ્વારા સામાજીક ચેતના અને વ્યવહારમાં કાયમી બદલાવ આવ્યો છે તેમણે કહ્યું કે રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્ર સ્વચ્છતા પ્રતિ ગાંધીજીએ કરેલા પ્રયાસોને શ્રદ્ધાંજલી છે શ્રી મોદીએ કહ્યું કે સ્વચ્છતા અભિયાનના કારણે કોરોના સામેની લડતમાં મોટી મદદ મળી છે

તેવા સમયે સરકાર લોકડાઉન પણ ન કરી શકત

શ્રી મોદીએ કહ્યું કે ગરીબી કચરો ખુલ્લામાં શૌચક્રિયા અને પાણી માટે દૂર સુધી જવા જેવી બાબતોથી ભારતને મુક્ત કરવા માટે વ્યાપક અભિયાન ચાલી રહ્યું છે

આ કાર્યક્રમમાં લાખો ખેડૂતો સહકારી મંડળીઓ તથા નાગરિકો ભાગ લેશે કેન્દ્રિય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે કેન્દ્રિય મંત્રીમંડળે અગાઉ એક લાખ કરોડ રૂપિયાના કૃષિ આંતરમાળખાકીય ભંડોળ અંતર્ગત નાણાકીય સુવિધાની આ યોજનાને મંજુરી આપી હતી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 આ સુવિધા ઉભી થવાના કારણે ખેડૂતોને પોતાના ઉત્પાદનોની વધુ કિંમત મળી શકશે

ભારે વરસાદ અને પ્રતિકુળ વાતાવરણ દુર્ઘટના માટેનું કારણ માનવામાં આવી રહ્યું છે નાગરિક ઉડ્ડયન મંત્રી હરદિપસિંહ પુરી રાજ્ય વિદેશમંત્રી મુરલીધરને આજે દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી શ્રી પુરીએ નાગરિક ઉડ્ડયન વિભાગના ઉચ્ય અધિકારીઓ અને વ્યવસાયિકો સાથે મસલત કરી એક ટ્વીટ સંદેશામાં શ્રી પુરીએ કહ્યું કે ડિજીટલ ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કોકપીટ વોઇસ રેકોર્ડટ મળી આવ્યા છે

રાજ્યપાલ આરિફ મુફમ્મદ ખાન મુખ્યમંત્રી પિનારાઇ વિજયન અને રાજ્યના મંત્રીઓ અને અધિકારીઓ સહિત એક ખાસ ટીમ પરિસ્થિતિનો તાગ મેળવવા કોઝીકોડમાં છે

શ્રી પુરીએ કહ્યું કે કરિપુર વિમાની મથકે એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ દુર્ઘટનાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દુર્ધટના અંગે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું છે કે અસરગ્રસ્ત લોકો અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે ઉપરાષ્ટ્રપતિ એમ

એક ટ્વીટ સંદેશમાં તેમણે મૃતકોના પરિવારના લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઇજાગ્રસ્તો જલદીથી સાજા થવાની કામના કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેરળના મુખ્યમંત્રી પી

કોવિડ વ્યવસ્થાપનના પગલાઓની સમીક્ષા અંતર્ગત આરોગ્ય સચિવ રાજેશ ભૂષણની અધ્યક્ષતામાં આજે બે ઉચ્યસ્તરીય વર્ચ્યુઅલ બેઠક યોજાઇ હતી આ બેઠકનો ઉદ્દેશ વધુ કોવિડ મૃત્યુદર ધરાવતા રાજ્યોને મદદ કરવાનો હતો

શ્રી યોગીએ જિલ્લામાં કોવિડની સ્થિતિની સમીક્ષા પણ કરી અને અધિકારીઓને સૂચનો કર્યા આકાશવાણીના સંવાદદાતાના જણાવ્યા મુજબ આધુનિક સુવિધાવાળી હોસ્પિટલનું વિકાસ બીલ અને મિલિંડા ગેટ્સ ફાઉન્ડેશન અને ટાટા ટ્રસ્ટની મદદથી કરવામાં આવ્યું છે

આઠ માળની આ હોસ્પિટલ ડાયઝ્નોસ્ટીક્સ પ્રયોગશાળા અને બ્લડ બેન્ક ની સુવિધાથી સજ્જ છે કોવિડના દર્દીઓની દેખભાળ માટે નોઇડા શહેરમાં તમામ પ્રકારની સુવિધો ધરાવતી આ પ્રથમ હોસ્પિટલ છે

પરંતુ જો યોગ્ય ધ્યાન અપાય તો તે ઉદ્યોગ વ્યાપાર પરિપેક્ષમાં વ્યાપક બદલાવ લાવી શકે છે